બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારતમાં બનેલી કોરોનાની રસી કોવિશીલ્ડના વીસ લાખ ડોઝ મોકલવાની વિનંતી કરી છે

દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે દિલ્ફી સરકાર શહેરમાં બર્ડફ્લુ ફેલાતો રોકવા તમામ ઉપાયો કરી રહી છે

જેના પરીણામો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે રાજસ્થાનમાં બર્ડફ્લુથી પક્ષીઓ ના મોત થયા હોવાના અહેવાલ છે

ઉત્તરપ્રદેશમાં બર્ડફ્લુના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું છે

તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી

આ સમગ્ર બનાવની સર્વગાહી તપાસના આદેશ પણ અપાયા છે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ગઈકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી દરમિયાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ આ દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે